પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

સાજા થવાનો

રાજ્યપાલએ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રધાનમંત્રી સાથે જોડાશે ઉલ્લેખનિય છે કે બે વર્ષ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદાજુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી આ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે

બપોર બાદ તેઓ કેવળીયા ખાતે આરોગ્ય વન અને આરોગ્ય કુટીરની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે ત્યારબાદ શ્રી મોદી જંગલ સફારી એકતા મોલ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુદ્રીશ્યન પાર્ક ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે

મી વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ ઉદ્વાટન કરશે આવતીકાલે શ્રી મોદી અમદાવાદ ખાતે સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે શ્રી મોદીની મુલાકાતને લઈ અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે પોલીસ જવાનો ઉપરાંત કાઈમ બ્રાન્ય બોંબ સ્ક્વોડ સહિતની એજન્સીઓ દ્વારા સુરક્ષા પર ચાંપતી નજર રખાશે પ્રધાનમંત્રીની સુરક્ષાન લઈ એસપીજી દ્વારા તમામ વિભાગો સાથે ગઈકાલે સમીક્ષા બેઠક કરાઈ હતી

ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપરાંત સમાજ જીવનના અગ્રણી ઓ તેમના અંતિમ સંસ્કાર હાજર રહ્યા હતા જનસંઘમાથી જન્મેલો ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો ત્યાં સુધીની વિકાસ યાત્રાના સાક્ષી અને શિલ્પી રહેલા કેશુભાઈના અનેક સંસ્મરણો કાર્યકર્તા વાગોળતાં હોવાના દ્રશ્યો ઠેર ઠેર નજરે પડ્યા હતા ઉલ્લેખનિય છે કે ગાંધીનગરના નિવાસ સ્થાને ગઈકાલે સવારે શ્રી કેશુભાઈને શ્વાસોશ્વાસની તકલીફ થયા બાદ અમદાવાદની સ્ટાર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે સારવાર વચ્ચે જિંદગીના અંતિમ શ્વાસ લીધા હતા અદના કાર્યકરથી મુખ્યમંત્રી પદ સુધીની સફળ રાજકીય કારકિર્દી ધરાવતા કેશુભાઈ પટેલ હાલ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ હતા રાજ્ય સરકારે શ્રી કેશુભાઈના નિધન બાદ એક દિવસનો શોક જાહેર કર્યો હતો શોક જાહેર થાય બાદ સચિવાલય અને વિધાનસભા ભવન ખાતે રાષ્ટ્ર ધ્વજ અર્ધી કાઠી એ ફરકાવાયો હતો

તેમણે ઉમેર્યું કે કેશુભાઈની વિદાયથી કદી પુરાય નહીં તેવી ખોટ ભાજપને પડી છે ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ વડે શ્રદ્ધાંજલી આપતા કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈ એ મહત્વની ભૂમિકા નિભાવી હતી અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે તેમનું યોગદાન સદાય યાદ રહેશે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા એ શોકાંજલીમાં જણાવ્યુ છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસ પાછળ તેમની ખૂબ મહેનત હતી અને તેમનો આ ગુણ કાર્યકરોને પ્રેરણા આપતો રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે દિવંગત કેશુભાઈએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું અને ખેડૂતપુત્ર હોવાથી તેમના મુખ્યમંત્રીકાળમાં લેવાયેલા અનેક નિર્ણય તેઓ જમીન સાથે જોડાયેલા હોવાનું પ્રમાણ બન્યા છે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના તેમણે અપાવી હોવાનું પણ શ્રી રૂપાણી એ ઉમેર્યું હતું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે શોક સંદેશ માં કહ્યું છે કે કેશુભાઈ એ પક્ષ ને બેઠો કરવા માટે કરેલી મહેનત કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે

કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા એ કહ્યું છે કે ખેડૂતોના મદદગાર તરીકે કેશુભાઈની લોક ચાહના બેજોડ હતી ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે વરિષ્ઠ માર્ગદર્શક તરીકે સ્વર્ગસ્થ કેશુભાઈને અંજલિ આપી છે અને કહ્યું છે કે તેમની સમગ્ર કારકિર્દી કાર્યકર આલમ માટે અનુકરણ ને પાત્ર છે

જોકે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી રહી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે લોકોને શુભકામનાં પાઠવી છે શ્રી કોવિંદે જણાવ્યું છે કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઇચારાનો ઉપદેશ આપ્યો છે અને વિશ્વને માનવતાનો માર્ગ ચિંધ્યો છે ઉપરરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ પોતાનાં સંદેશમાં કહ્યું છેકે પયગંબર મોહમ્મદે માનવ સમુદાયને કરુણા અને વિશ્વ બંધુત્તવનો માર્ગ બતાવ્યો તેમણે કહ્યું કે મિલાદ ઉન નબી પરિવાર અને મિત્રોને મળવાનો આ તહેવાર કોવિડ મહામારીનાં કારણે આરોગ્ય અને સ્વચ્છતાનાં બધા નિયમોનું પાલન કરીને સાદગીપૂર્ણ રીતે મનાવવો જોઈએ